શીતલ વૈશ્નવ સનદી અધિકારી કેન્દ્ર સરકારે વડાપ્રધાન ઓફીસના ગુજરાત કેડરના સનદી અધીઓકારી રાજીવ ટોપનાની વિશ્વ બેંકમાં નિમણુક કરી છે

ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા તેમને વિશ્વ બેંકમાં ત્રણ વર્ષ માટે અપોઈન્ટ કરવામાં આવ્યા છે શીતલ વૈશ્નવ

શીતલ વૈશ્નવ હવા માન ગઈકાલે સતત બીજા દિવસે કચ્છના અમુક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાની અસર તળે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા કચ્છના પ્રવેશ દ્વાર સામખીયાળીનમાં રાત્રે ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું

આર નો ંધવામાં આવી છે અને રૂ

છેલ્લા ચોવિસ કલાકમાં એક પોઝીટીવ કેસ નોંધચેલ છે